પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

આ પ્રસંગે ગૌ શાળાના નિભાવ માટે દાન આપનાર દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યાં હતા તેમણે કહ્યું કે ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે હાલમાં રાજ્યમાં સવા લાખ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે

ભાભર ગૌ શાળામાં દર વર્ષે રૂ

આજે ખેડા આવેલા શ્રી ગિરીરાજસિંહે આગામી વિધાનસભાની યૂંટણીઓમાં લોકો તુષ્ટીકરણનું રાજકારણ છોડી વિકાસને મત આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

આંબલી અગિયારસના દિવસે હનુમાનજીનો મેળો ભરાતો હોય છે છેલ્લા સો વર્ષથી આ પરંપરાગત મેળો ભરાય છે જેમાં રાજસ્થાન ગુજરાત સહિતના લોકો મેળામાં આવતા હોય છે પણ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત તેમજ ગામના અગ્રણીઓ દ્વારા આ વર્ષે મેળો મોફફ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે

તેનું ઉદ્વાટન ટ્રસ્ટના પ્રમુખ શ્રી સોમાભાઇ દામોદરદાસ માદી દ્વારા કરવામાં આવ્યું હતું મોદી સમાજનાં દેશવિદેશનાં સેંકડો લઝ્નોત્સુક યુવક યુવતીઓ અને તેમનાં વાલીઓએ આ વેબીનારમાં ઓનલાઇન ભાગ લીધો હતો

થોડી વાર પહેલાં ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ પસંદ કરી હતી પાંચેપાંય ટવેન્ટી ટવેન્ટી મેચ આ જ મેદાન પર રમાવાની હોવાથી આજની મેચ ભારત માટે મહત્વની છે પહેલી મેચમાં ભારતનો પરાજય થયો હતો